આ નવી સુવિધાથી સીધા કરવેરા ક્ષેત્રે હાથ ધરાયેલા સુધારાઓ વધુ આગળ લઈ જઈ શકાશે અમારા સંવાદદાતા જણાવે છે કે આ પ્રસંગે નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાં રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુર અને આવકવેરાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત વેપારી મહામંડળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંગઠન વેપાર સંગઠનોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ સી

એ તાજેતરમાં પ્રત્યક્ષ કરવેરામાં ઘણા સુધારાઓ કર્યા છે આ કર સુધારાઓનો ઉદ્દેશ વેરાદરમાં ઘટાડો કરવાનો તથા પ્રત્યક્ષ વેરા વ્યવસ્થા વધુ સરળ બનાવવાનો છે

આ યોજના અંતર્ગત એક વર્ષ માટે દસ હજાર રૂપિયાનું ઘિરાણ કોઈપણ જાતના જામીન વગર આપવામાં આવી રહ્યું છે આના સિવાય આ લોકોને ધિરાણ નિયમિત યૂકવવા બદલ વ્યાજમાં સાત ટકા વાર્ષિક દરે સબસીડી આપવામાં આવશે ડિજીટલ લેવડદેવડ કરવાવાળાઓને એક હજાર બસો રૂપિયાનું કેશબેક મળશે

બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પરિવહન સચિવોને પાઠવેલા પત્રમાં સ્પષ્ટતા કરી છે કે પરિક્ષણ સંસ્થા દ્વારા પ્રમાણ પત્ર અપાયેલા ચોક્ક્સ પ્રકારના ઇલેક્ટ્રીક વાહનોની નોંધણી કરી શકાશે અને બેટરી વિના પણ તેનું વેયાણ કરી શકાશે એવી જ રીતે નોંધણી માટે બેટરીનો પ્રકાર અને અન્ય વિગતો આપવાની જરૂર રહેશે નહીં ઇલેક્ટ્રીક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર અનૂક્રળ વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ કરી રહી છે પત્રમાં જણાવ્યું છે કે પ્રદૃષણ અને ખનીજ તેલની આયાત ઘટાડવાના હેતુથી ઇલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધે તે માટે સહિયારો પ્રયાસ કરવાની જરૂર છે

આ વખતના સ્વાતંત્ર્ય દિનના સમારંભમાં કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આરોગ્ય તથા ગૃહમંત્રાલયના દિશા નિર્દેશો મુજબ મર્યાદિત સંખ્યામાં આમંત્રિતોની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરાશે

સત્તાવાર યાદી મુજબ આ માર્ગો ઉપરની વિમાન સેવાઓ આર્થિક રીતે નભી શકે તેમ ન હોવાથી આ નિર્ણય લેવાયો છે અમારા સંવાદદાતા જણાવે છે કે એર ઇન્ડિયાએ લંડન પેરિસ રોમ અને ફેન્કફર્ટને જોડતી વિમાન સેવાઓ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં પરિક્ષણ પ્રયોગશાળાઓનું નેટવર્ક સતત મજબૂત બનાવવામાં આવી રહ્યું છે

એક દિવસમાં કોવિડ સંક્રમણથી સાજા થવાના દર અંગે પણ દેશમાં એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે

આ ધોરીમાર્ગની મહત્વની બાબત એ છે કે સૂચિત માર્ગ કટરા અને અમૃતસર જેવા પવિત્ર શહેરોને દિલ્ફી સાથે જોડે છે આ સાથે જ પઠાણકોટ અને જમ્મુને જોડતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીય કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે

સૌપ્રથમવાર મળેલી આ બેઠકની અધ્યક્ષતા નીતિ પંચના સભ્ય ડોક્ટર વી

પોલે કરી હતી બેઠકમાં નિષ્ણાંતો દ્વારા રસીકરણ પ્રક્રિયા રસીની પારદર્શક વિતરણ વ્યવસ્થા ઉપરાંત અમલીકરણ પદ્ધતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમણે દેશમાં કોવિડ રસી માટે ઉમેદવારોની પસંદગીના માર્ગદર્શન આપતા વ્યાપક પરિમાણો પર ચર્ચા કરી હતી આ બેઠકમાં દેશ અને આંતરરાષ્ટ્રીયસ્તરે રસીનું ઉત્પાદન અને ખરીદ વ્યવસ્થા અંગે પણ વિયાર વિમર્શ કરવામાં આવ્યો હતો તેમણે રસીકરણ માટે સમાજના વિવિધ વસ્તીવાળા વર્ગોને પ્રાથમિકતા આપવા સંબંધી માર્ગદર્શક સિધ્ધાંતો પર ચર્ચા કરી

જગરગુંડા વિસ્તારના જંગલોમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ અને જિલ્લા રિઝર્વ ગાર્ડની સંયુક્ત ટીમે અગાઉ મળેલી માહિતીના આધારે તપાસ અભિયાન હાથ ધર્યું હતું ત્યારે જંગલમાં છૂપાયેલા માઓવાદીઓએ સલામતી દળોના જવાનો ઉપર ગોળીબાર કરતાં સલામતી દળના જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી અથડામણ બાદ સુરક્ષાદળોએ ઘટના સ્થળેથી ચાર હથિયારો પણ કબજે કર્યા છે

ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને મૂડીરોકાણ વધારવાનું આહવાન કર્યું છે

ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસના બે આધારસ્તંભ છે

માં વ્યાપાર મૂડીરોકાણ અને સહયોગ ઉપર ભારત ઓસ્ટ્રેલિયા વેપારી મહામંડળ દ્વારા આયોજિત વેબિનારમાં સંબોધન કરતાં શ્રી ગડકરીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા પહેલાંથી જ માર્ગ સલામતી ક્ષેત્રમાં પરસ્પર સહયોગ કરી રહ્યાં છે